મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાતથી ઉજવણીના આરંભના અવસરના આયોજનને ઓપ આપવા રાજ્યકક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી મુખ્યમંત્રીએ કહ્યું કે ડાઇ ફોર ધ નેશનના મંત્રથી મળેલી આઝાદીનો શાશ્વત ભાવ વર્તમાન પેઢીમાં લીવ ફોર ધ નેશનથી ઉજાગર કરાશે

કાર્યકારી મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા માટે તેમના નામની દરખાસ્ત મૂકી હતી શ્રી તિરથસિંહ રાવત પૌઢીથી લોકસભાના સાંસદ છે શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ગઇકાલે સાંજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે

બંને રાજ્યોમાં યૂંટણી પ્રચાર ચરમ પર છે બધા જ રાજકીય પક્ષો મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે ગઇકાલે સાંજે ઉમેદવારી પત્ર ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ગઇકાલે માજુલી વિધાનસભા વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણી પંચના આદેશથી પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિદેશક વિરેન્દ્રને પદ પરથી દૂર કરાયા છે તેમના સ્થાને પી

એક અન્ય આદેશમાં યૂંટણી પંચે ભારતીય મહેસૂલી સેવાના અધિકારી કે

સ્થાનિક સ્વરાજની યૂંટણીઓ સુચારૂરૂપે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે

પંચે કોવિડ રોગચાળા અને સંપર્ક મુકત પ્રચારની જરૂરીયાતને ધ્યાને લઇ પ્રસાર ભારતી સાથે ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લીધો છે પંચના નિર્ણય મુજબ માત્ર રાષ્ટ્રીય તથા માન્યતા પ્રાપ્ત રાજય દળોને પ્રસારણનો સમય અપાશે રાજકીય દળોને આલોચના ધર્મ કે સમુદાયો પર આક્ષેપ તથા હિંસા ભડકાવે તેવા અને અપમાનજનક વકતવ્યના પ્રસારણની અનુમતી અપાશે નહી

શરૂઆતમાં ગૃહની બેઠકમાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિરોધપક્ષો દ્વારા ખેડૂતના પ્રશ્નો અંગે ચર્ચા કરવા નોટિસ આપવામાં આવી છે

વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે બજેટ સત્રના પહેલા તબક્કા દરમિયાન આ બાબતે ચર્ચા થઈ યૂકી છે જોકે તેમણે કહ્યું હતું કે અન્ય ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરી આ મુદ્દે ચર્ચા થઈ શકે છે

બપોર બાદ રાષ્ટ્રપતિ શ્રીપુરમ વેલ્લુરના સુવર્ણ મંદીર જશે અને ત્યારબાદ ચેન્નાઇ પરત ફરશે

આનાથી ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે આર્થિક પૂર્વ અનુમાનના જાહેર કરાયેલા વચગાળાના અહેવાલમાં ઓઈસીડીએ કહ્યું છે કે ભારતમાં કોવિડ મહામારી બાદ સ્થિતિમાં સુધારો થવાથી નાણાંકીય અને આર્થિક ઉપાયો તથા ઉત્પાદનોમાં વધારો થવાથી અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો છે

વેંકૈયા નાયડુએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના બાવનમા સ્થાપના દિવસ નિમિત્તે બધા કર્મીઓને શુભકામના આપી છે તેમણએ કહ્યું કે સી આઈ

એફ ઘણી મુખ્ય સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસને વેગવંતો બનાવવામા સીઆઈએસએફની મુખ્ય ભૂમિકા છે ગૃહમંત્રી અમિત શાહે પણ સીઆઈએસએફના સ્થાપના દિન નિમિત્તે બહાદુર જવાનોના કાર્ય અને બલિદાનને સલામ કરી છે તેમણે કહ્યું કે આપત્તિના દિવસો દરમિયાન દેશની સેવા તેમજ મહત્વપૂર્ણ સંસ્થાઓની સલામતીને લઈને સીઆઈએસએફ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે

વિધાનસભામાં વિપક્ષના નેતા ભૂપેન્દ્રસિંહ હુંદ્રાએ કહ્યું કે વિધાનસભા અધ્યક્ષે તેમને અવિશ્વાસની દરખાસ્ત મૂકવાની મંજૂરી આપી છે